બ્રાઝિલના રાષ્ટ્રપતિ ભારતની ચાર દિવસની મુલાકાતે પધાર્યા પ્રજાસત્તાક પર્વના મુખ્ય મહેમાન બનશે કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોષીએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદ નાબૂદીએ કેન્દ્ર સરકારની અગ્રતા છે અને તે માટેનાં દ્રઢ પગલાં લેવાઇ રહ્યાં છે

આજે નવી દિલ્લીમાં પ્રજાસત્તાહપર્વની ઉજવણીમાં સંકળાયેલા કલાકારો એન સી સી કેડેટ અને સ્વંયસેવકો સાથેની વાતચીત દરમિયાન શ્રી મોદીએ કહ્યુંકે ભારત એક પુષ્પમાળા છે અને તેમાં રંગબેરંગી પુષ્પ ભારતીયતાના દોરાથી બંધાયેલા છે તેમણે યુવાનોને રાષ્ટ્રપ્રત્યેની ફરજ ઓળખીને તેના અમલ કરી ઉદાહરણ પૂરું પાડીને નૂતન ભારતનું નિર્માણ કરવા જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યુંકે રાજપથ પરની પ્રજાસત્તાક પર્વની ઉજવણીને દુનિયાભરમાં નિહાળશે ત્યારે ભારતની તાકાત નજરે પડશે આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે વિવિધતા પર પ્રયલિત બનશે શ્રી મોદીએ કહ્યુંકે ભારત દેશ હોવા ઉપરાંત ગતિશિલ પરંપરા વૈયારીક અને ધાર્મિકતાથી વધુ ઓળખાય છે

મુરલીધરને પાલમના ફવાઈદળ મથકે તેમનું સ્વાગત કર્યું હતું તેઓ પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં મુખ્ય મહેમાન છે શ્રી બોલસોનારોનું આવતીકાલે રાષ્ટ્રીય ભવનના પ્રાંગણમાં વિધિવત સ્વાગત થશે રાષ્ટ્રપતિએ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું છે આવતીકાલે બ્રાઝીલના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મંત્રણાઓ થશે અને તેમાં કેટલાંક સમજૂતી કરાર થાય તેવી સંભાવના છે બ્રાઝીલના રાષ્ટ્રપતિની સાથે આઠ મંત્રીઓ ચાર સાંસદો અધિકારીઓ અને વેપાર પ્રતિનિધિમંડળ પણ છે

અને તે માટેનાં સજ્જડ પગલાં લેવાઈ રહ્યા છે કેન્દ્રના લોકસંપર્ક અભિયાનના ભાગરૂપે રાજૌરી જિલ્લાના કોન્દ્રાન્કા ખાતે જાહેરસભાને સંબોધતાં તેમણે કહ્યુંકે વિકાસ માટે શાંતિ પ્રથમ બાબત છે અને માટે ત્રાસવાદ નાબૂદી એ ખૂબ જ જરૂરી છે છ મંત્રીઓના જનસંપર્ક અભિયાનના છેલ્લા દિવસે આજે વિવિધ તાલુકાઓની મુલાકાત લઈને કચેરીઓ માર્ગો પુલ જેવા વિકાસલક્ષી પ્રોજેકટનું ઉદધાટન કરવામાં આવ્યું

આજે નવીદિલ્લીમાં પત્રકારો સાથેની વાતચીતમાં મંડળના મહામંત્રી એસ

રૂગટાએ કહ્યું કે દીવ્યાંગજનોના અધિકાર માટે આ ઐતિફાસિક યુકાદો છે તેમણે આ યુકાદાના તાકીદે અમલ માટે કેન્દ્ર રાજ્ય અને જાહેરસાહસોને અનુરોધ કર્યો છે

આજે રાષ્ટ્રીનેય બાલિકા દિવસ નિમિત્ત યુનિવર્સિટી અનુદાનપંચની મદદથી દસ ખ્યાતનામ મહિલાઓના નામે યુનિવર્સિટીઓમાં ચેર શરૂ કરાઈ છે તે દ્વારા ઉચ્ચશિક્ષણ અને શ્રેષ્ઠ કામગીરી માટે મહિલાઓને પ્રોત્સાહીત કરાશે આ ચેર દ્વારા આભ્યાસમાં સંશોધન અને જ્ઞાનવૃષ્યિ તથા જાહેરનિતી નિર્માણમાં યુનિવર્સિટીની કામગીરી વધુ દ્રઢ બનાવાશે અને શિક્ષકો માટે ક્ષમતા બધ્ધતા કાર્યક્રમો તૈયાર કરશે

બેઈજિંગ અને વુહાન શહેરોમાં નૂતન વર્ષની ઉજવણી સહિત જાહેર સમારંભો રદ કરાયા છે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે ચીનમાં આરોગ્ય કટોકટી જાહેર કરવી કવેળાનું ગણાશે

બ્રહન્મુંબઈ મહાનગર પાલિકાએ ચિંચપોકાલીમાં કસ્તુરબા હોસ્પીટલમાં એક અલગ વોર્ડ ઉભો કર્યો છે

ચૂંટણીમાં ભાજપ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાય તેવી સંભાવના છે

સત્તાવાર થાદી અનુસાર દિલ્લીના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અંગે ચૂંટણીપંચને રજૂઆત કરી હતી તેમણે કપિલ મિશ્રાને પણ કારણદર્શક નોટીસ પાઠવી છે તેના જવાબમાં શ્રી મિશ્રાએ જણાવ્યું છેકે તેમના ટ્વીટને ઈરાદાપૂર્વક ખોટી રીતે લેવામાં આવ્યું છે

નવીદિલ્લીમાં શાહિનબાગ ખાતેના દેખાવોને કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીનું સમર્થન હોવાનો ભાજપે આરોપ મૂક્યો છે કેન્દ્રીય મંત્રી અને દિલ્લી ભાજપના યૂંટણી પ્રભારી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ભાજપ અને આમઆદમી પાર્ટી લધુમતીનાં બિનજરૂરી ભયનો માહોલ ઉભો કરે છે શ્રી જાવડેકરે કહ્યુંકે કાયદામાં ત્રણ પડોશી દેશમાં દમનનો ભોગ બનનાર લધુમતિને નાગરીકત્વ આપવાની બાબત છે અને કોઈનું નાગરીક્તવ છિનવી લેવાની જોગવાઈ નથી

પરંતુ તેઓ તેને જોડીને લોકોને ગેરમાર્ગે દોરે છે

ન્યાયધીશો અરૂણ મિશ્રા અને ઈન્દિરા બેનરજીની ખંડપીઠે દિલ્લી અને કેટલાંક રાજ્યોમાં રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાગુ કરવાના નિર્ણયને પડકારતી અરજી અંગે કહ્યું કે કાયદાનો દુરૂપયોગ ન ચલાવી લેવાય પરંતુ સંગઠીત રીતે જાહેર સંપત્તિનો નાશ થતો હોય ત્યારે એવો કોઈ આદેશ પણ ના આપી શકાય અરજદારના એડવોકેટે કહ્યુંકે દિલ્લીના શાહીનબાગ અને અન્ય રાજ્યોમાં શાંતિપૂર્વક વિરોધ કરતા લોકો સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ ન થવો જોઈએ અદાલતે તેમને ખાસ જગ્યા અને દાખલા જણાવી અરજીમાં સુધારો કરવા કહ્યું હતું

હેઠળ અટકાયત માટે દિલ્લી પોલીસને સત્તાઓ આપી છે

આશુગંજ નદી બંદર અને આખૌરા બંદર વચ્ચેના માર્ગને ચારમાર્ગી કરવા માટે ભારત અને બાંગ્લાદેશના ધોરીમાર્ગ સત્તામંડળ વચ્ચે કરાર થયા છે ધારહર થી આખૌરા માર્ગની સુધારણા કામગીરી પણ ધરાશે

તે દ્વારા બાંગ્લાદેશ અને ઈશાન ભારત વચ્ચેનો વ્યવહાર તથા અઝિ એશિયાના દેશો સાથેનો વ્યવહાર ઝડપી બનશે